જેનો લાભ સાડા આઠ કરોડ ખેડુત લાભાર્થીઓને મળશે આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યુ કે આ યોજના ખેડુતોને આત્મનિર્ભર બનાવશે આ ભંડોળનો ઉપયોગ પાકની લણણી બાદ તેના વ્યવસ્થાપન માટેની આંતર માળકાકીય સુવિધા તથા પાક સંગ્રહ માટેના કેન્દ્રોકોલ્ડ સ્ટોરેજ પ્રોસેસિંગ એકમોસામુ દાથિક કૃષિ સાધનોના વિકાસ માટે કરાશે આ સુવિધા ઉભી થવાના કારણે ખેડુતો પોતાના ઉત્પાદનોની વધુ કિંમત મળી શકશે શ્રી મોદીએ ગુજરાત મધ્ય પ્રદેશ અને કર્ણાટકના ખેડુતો સાથે પણ વાતચીત કરી

પંચાયત અને ગામના લોકો દ્વારા જાહેર સ્થળોએ સફાઈ ઝુંબેશ અંતર્ગત સફાઈ પણ હાથ ધરવામાં આવે છે

કચ્છમાં કોવિડ અને નોન કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મુ દે ચેકીંગ જારી રહેશે તેવુ ડિઝાસ્ટર મામલતદારે જણાવ્યુ હતું ઉપરાંત ગાંધીધામ અને મુંદરા સહિતની જીલ્લાની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના નિયમો મુ દે ચકાસમી કરાશે તેમ કહ્યુ હતું નેહ્લ ઠક્કર હવામાન અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા આગામી પાંચ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે

અરબી સમુદ્રામાં લો પ્રેસર સર્જાતા તકેદારીના ભાગરૂપે કંડલા બંદરે ત્રણ નંબરનુંસિઝ્નલ લગાડવામાં આવ્યુ છે હવામાન વિભાગ દ્રારા માછીમારોને દરિયો ન ખેડવાની સુ યના પણ અપાઈ છે આ ઉપરાંત જિલ્લાના નાના દિનારાથી શ્રોતામિત્ર ફઝલ સમાએ આકાશવાણીને ટેલિફોનિક વાયચીતમાં ખાવડા વિસ્તારમાં સવારથી ધીમીધારે ઝરમર વરસાદ થયો હોવાની માહિતી આપી હતી